કોરોના વાયરસ સામેના જંગને લોકભાગીદારીવાળી બનાવવા તથા રાજ્યના બધા જ નાગરિકોની સુરક્ષાના હેતુથી આ અભિયાન હાથ ધરાયું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી આ યોજના હેઠળ સહકારી બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ દ્વારા રાજ્યના નાના દુકાનદારો અને વ્યક્તિગત વ્યવસાયિકોને એક લાખ રૂપિયા સુધીનું ઘિરાણ માત્ર બે ટકાના વ્યાજે અપાશે આ બેઠકમાં પાંચ ફજાર કરોડ રૂપિયાની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્યમાં લૉકડાઉનના યોથા તબક્કામાં અપાયેલી છૂટછાટો તથા આ અંગેના નિયમોના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી

આ પોઝીટીવ કેસો કડી નંદાસણ અને ગ્રામ્ય વિસ્તારનાં છે

ભયાઉ તાલુકાના યાર કન્ટેનમેન્ટ વિસ્તારમાં સામખિયાળી વોંધ ખારોઈ અને ઘરાણા ગામ નો સમાવેશ થાય છે અબડાસા તાલુકાના ત્રણ કન્ટેનમેન્ટમાં નલિયા કોઠારા અને ખીરસરા ગામ ના કેટલાક વિસ્તારો આવરી લેવાયા છે માંડવી તાલુકામાં કોડાય અને મસ્કા ગામ ના વિસ્તારો નો સમાવેશ થાય છે કોરોના વાયરસના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે આ વિસ્તારો માં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

આ ગામની નજીકમાં આવેલા ગામના લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તીડ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈશનપુર રણમલપુર માલણીયાદ ધણાદ સહિતના રણકાંઠા વિસ્તારના ગામોમા તીડ ત્રાટકતા ખેડુતોમા દોડધામ મચી જવા પામી હતી મોટી સંખ્યામાં તીડનુ ઝુડ આવી યડતા ખેડૂતોને તલ મગફળી વિગેરે પાકોમાં મોટું નુકશાન થવાની સંભાવના છે

ધટનાની જાણ થતા હળવદ મામલતદાર વી કે સોલંકી હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો તંત્ર દ્વારા હળવદ તાલુકાના ઇસનપુર ગામ નજીક તીડનાશક દવાનો છંટકાવ કરવામા આવ્યો સુરેન્દ્રનગરનાં ઘાંગ્રધાં તાલુકમાં તથા લીંમડી તાલુકાના કેટલાંક ગામોનાં પણ તીડ જોવા મળતાં તીડને ભગાવવાનાં પ્રયત્નો હાથ ધરાયા છે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એય

બાદીએ કહ્યું કે ધાંગધ્રા તાલુકાના કુડા કોપરણી સજનપુર ધાંગધ્રા સહિતના ગામોમાં તેમજ લીંબડી તાલુકાના શિયાણી ગામમાં તીડ જોવા મળતા દવાનો છંટકાવ કરાયો છે

સરપંચ ઇકબાલ ઘાંચીની કોઠાસૂઝને પ્રતાપે આ ગામ ઘાસ માટે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે

સરપંચ ઇકબાલ ઘાંચી કહે છે કે પશુ માટે લીલા ચારાનો બંદોબસ્ત બહારથી કરવો ખૂબ ખર્ચાળ હોવાથી આત્માનિર્ભર બનવાનો વિચાર આવ્યો અને ખેતીનો અનુભવ હોય તેવા ગામ લોકોની સલાહ લઈ પંચાયતે આ સફળતા મેળવી છે

આ ટ્રેનોમાં એસી તથા સામાન્ય એમ ટ્રેનો બંને પ્રકારનાં ડબ્બા હશે તમામ કોચમાં રિઝર્વેશન કરાવવું પડશે

ટ્રેનમાં પડદા યાદર વગેરે અપાશે નહિં ભોજન માટેની પ્રિપેડ બુકિગ અને ઈ કેટરીંગ સેવા પણ અપાશે નહિં સ્ટેશન પરનાં કૃડ સ્ટેશનમાંથી ભોજન પેક કરાવી શકાશે

પરંતુ તત્કાળ તથા પ્રિમીયમ ટીકીટ મળશે નહિં

લક્ષણ વગરનાં દર્દીઓને પ્રવાસ કરવા દેવાશે લક્ષણવાળા દર્દીઓને પ્રવાસ કરવા દેવાશે નહીં તથા ટીકીટની પૂરી રકમ પરત કરાશે સુરત લોકડાઉન લોકડાઉનમાં સરકાર તરફથી શરતો સાથે ઉદ્યોગધંધા શરૂ કરવાની છુટ મળતા આજે વરાછા કતારગામમાં આવેલા હીરાના એકમોમાં કામકાજ શરૂ થયું હતું